ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામના રથે મંદિર પરિસરમાં પરિક્રમા કરી હતી પરિક્રમા વખતે હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી અને જય રણછોડ માખણ ચોર ના નાદ ગુંજી ઉઠ્યા હતા ભક્તોને મંદિરમાં દર્શન માટે થર્મલ ગનથી તપાસ કરીને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો સવારે સાડા નવ વાગ્યા પછી ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો સવારે ચાર વાગે મંગળા આરતી કરવામાં આવી હતી સાડા ચાર વાગે ભગવાનના પાટા ખોલવામાં આવ્યા હતા છ વાગે ભગવાન જગન્નાથ બહેન સુભક્રા અને ભાઇ બલરામને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા સાત વાગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પહિંન્દ વિધી કરી હતી અને ત્યારબાદ રથને મંદિર પરિસરમાં પ્રદક્ષિણા માટે પ્રસ્થાન કરાવ્યું હતું મંગળા આરતીમાં રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને અમદાવાદના મેયર બિજલબેન પટેલે ભાગ લીધો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાના વધતા જતાં સંક્રમણને પગલે ગઇકાલે મોડી સાંજે ગુજરાતની વડી અદાલતે રાજ્યભરમાં રથયાત્રા ન યોજવાના અગાઉના નિર્ણયમાં કોઇપણ ફેરફાર ન કરવાની જાહેરાત કરી હતી ગુજરાત વડી અદાલતે ગઇકાલે રથયાત્રાની મંજૂરી માંગતી તમામ અરજીઓ ફગાવી દીધી હતી

ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ વિધિમાં સહભાગી થયા હતા

તેમણે અષાઢી બીજે કચ્છી નૂતનવર્ષ અવસરે કચ્છી સમાજના સૌ ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કોરોના વાઈરસના સંક્રમણને કારણે આ વર્ષે આપણે પરંપરાગત રથયાત્રા કાઢી શક્યા નથી પરંતુ ભગવાન જગન્નાથ અને સુભદ્રાજી તથા બલભદ્રના રથ મંદિર પરિસરમાં ફરીને ભક્તોને દર્શન આપશે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ આ રીતે શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી ગૃહ્મંત્રી રથયાત્રા ટ્વીટ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પાવન પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્ર મોદીએ ટ્વીટ દ્વારા સંદેશામાં જણાવ્યું છે કે મારી શુભેચ્છા છે કે શ્રધ્ધા અને ભક્તિથી પરિપૂર્ણ આ રથયાત્રા દેશવાસીઓના જીવનમાં સુખ સમૃધ્યિ સૌભાગ્ય અને સારૂ આરોગ્ય લઇને આવે સમગ્ર દેશવાસીઓને શ્રી મોદીએ રથયાત્રાના પાવન પર્વે શુભકામનાઓ પાઠવી છે પ્રધાનમંત્રીએ અષાઢી બીજ નિમિત્તે કચ્છીઓના નવા વર્ષની પણ શુભેચ્છા પાઠવી હતી

ાય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ટ્વીટ સંદેશા દ્વારા અમદાવાદની રથયાત્રા પ્રસંગે શુભેચ્છા પાઠવી છે

ભગવાન જગન્નાથજી સહ્ લોકો પર પોતાની કૃપા બનાવી રાખે અને દેશને જલ્દીથી કોરોનાની મહામારીમાંથી મુક્ત કરે તેવી કામના કરું છું કચ્છી નવ વર્ષ આજે અષાઢી બીજ નિમિત્તે કચ્છી માંડુઓ નવું વર્ષ ઉજવી રહ્યા છે ત્યારે કચ્છ અને મોરબી લોકસભા બેઠકના સાંસદ વિનોદ ચાવડાએ સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે દેશ વિદેશમાં વસતાં તમામ કચ્છી માંડુ કોરોના વાયરસને પરાજીત કરે અને નવું વર્ષ બધા માટે આરોગ્યપ્રદ બની રહે તેવી ઇશ્વરને પ્રાર્થના છે

આ રથયાત્રમાં મંદિરના સભ્યો જ જોડાયા હતા રથયાત્રા વિશે મંદિરના મહંતે જણાવ્યું હતું કે કોરોના મહામારીને લીધે રથયાત્રા જાહેરમાર્ગો પર કાઢવામાં આવી નથી આ વર્ષે પંચ મહાદેવ મંદિરમાં જ બિરાજમાન હનુમાનજીને જલારામના પ્રતિનિધિ તરીકે રાખીને મોસાળુ પણ અંહીજ કરવામાં આવ્યું હતું

મંદિરનું પરિસર જય જગન્નાથ નંદ ઘેર આનંદ ભયોનાં નાદથી ગુંજી ઉઠ્યું હતું

ભાવનગર રથયાત્રા એ સમગ્ર દેશમાં ત્રીજા નંબરની અને અમદાવાદ પછી ગુજરાતમાં બીજા નંબરની રથયાત્રા છે લોકાયુક્ત શપથ ગુજરાતના લોકાયુક્ત પદે નવ નિયુક્ત થયેલા નિવૃત જસ્ટિસશ્રી રાજેશ એચ શુક્લાને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન ખાતે મુખ્ય મંત્રીશ્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ ત્રિવેદી અને રાજ્યમંત્રી મંડળના સભ્યો તેમજ મુખ્ય સચિવશ્રી અનિલ મુકિમ રાજ્ય વડી અદાલતના ન્યાયમૂર્તિઓ અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા શપથ વિધિ સમારોહ પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં સોશીયલ ડિસ્ટેન્સિંગના અનુપાલન સાથે સંપન્ન થયો હતો

આજે પણ રાજ્યના કેટલાક જીલ્લાઓમાં કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે ભાવનગર શહેરમાં આજે પણ વધુ બે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે બંન્ને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

પંચમહાલ જીલ્લામાં પણ આજે એક કોરોના પોઝીટીવ દર્દી નોંધાયો છે

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં આજે કોરોનાના ત્રણ નવા કેસો નોંધાયા છે

બે લોકોનાં સારવાર દરમિયાન મોત નિપજ્યાં છે

જામનગરની ગ્રેઈન માર્કેટના વેપારીઓના ધી સીડઝ એન્ડ ગ્રેઈન મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી જીતુભાઈ લાલની રાહબરી હેઠળ તાકિદની બેઠક યોજાઈ હતી અને જામનગરની ગ્રેઇન માર્કેટ વધતા જતા કોરોના સંક્રમણને લઈને નિયત સમયમર્યાદા સુધી ખુલ્લી રાખવા માટેનો નિર્ણય કરાયો છે જેના ભાગરૂપે ગ્રેઈન માર્કેટ સવારે નવ વાગ્યે ખુલશે અને બપોરે બે વાગ્યે બંધ થશે ગ્રેઇન માર્કેટના વેપારીઓ તેમજ શહેરીજનોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ વેપારીઓએ પણ એસોસિએશનના આ નિર્ણયને આવકાર આપ્યો છે પાટણ જીલ્લામાં આજે કોરોનાના કારણે બે વ્યક્તિઓના મોત નિપજ્યાં છે આ બંન્ને દર્દીઓ અમદાવાદ અને વ઼ડોદરામાં કોરોનાની સારવાર હેઠળ હતાં

ક ચ્છ અગમ ચેતી કચ્છ જીલ્લાના મુંદ્રા અને માંડવી જેવા દરિયાઇ વિસ્તારમાં ભારે વરસાદને પગલે અતિવૃષ્ટિ થવાની ભીતિ સામે તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ અંગે ડિઝાસ્ટર મામલતદાર સી

પ્રજાપતિએ જણાવ્યું છે કે ભારે વરસાદની પરિસ્થિતિમાં લોકોની મદદ માટે ચોવીસ કલાક કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે જેના ફોન નંબર દરેક ગામના તલાટી અને સરપંચ સુધી પહોંચાડવામાં આવ્યા છે